આજે સંસદના ચોમાસુ સત્રના આરંભ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે બધા જ સાંસદો આપણા સૈનિકોને સમર્થન આપવા એકમત છે તેમણે કહ્યું કે સંસદનું સત્ર અસાધારણ પરિસ્થિતિમાં યોજાઈ રહ્યું છે અને કોવિડના સમયમાં પણ બધા જ સાંસદો તેમની ફરજ બજાવવા ઉત્સુક છે સંસદની કામગીરી દરમિયાન કોવિડના સંક્રમણને ખાળવા જરૂરી બધા જ નિયમોનું પાલન કરાશે તેમજ સંસદમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ નિમિત્તે આપેલા સંદેશામાં હિંદી ભાષાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર બધા જ ભાષા વિદોને અભિનંદન આપ્યા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે હિંદી ભાષાએ દેશને એકતાના સૂત્રમાં પરોવવાનું કામ કર્યું છે આજે હિંદી દિવસ નિમિત્તે આકાશવાણી પરથી સંબોધન કરતા તેમણે કહ્યું કે હિંદી ભાષાએ બીજી પ્રાદેશિક ભાષાઓને પણ નવું બળ આપ્યું છે

વિરલ રાણા પ્રાણવાયુ કેન્ક કેન્દ્ર સરકારે ગુજરાત મધ્યપ્રદેશ સહિત સાત મોટા રાજ્યોને તેમના બધા જ આરોગ્ય કેન્દ્રોમાં પ્રાણવાયુનો પુરવઠો સતત ઉપલબ્ધ થાય તે બાબત સુનિશ્ચિત કરવા કહ્યું છે આરોગ્ય મંત્રાલયે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગણા અને કર્ણાટકના આરોગ્ય તથા ઉદ્યોગ સચિવો સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં આ મુજબ નિર્દેશ આપ્યો હતો આ સાત મોટા રાજ્યોમાં આંતરરાજ્ય અને રાજ્યની અંદર પ્રાણવાયુની ઉપલબ્ધી જરૂરીયાત મુજબ થઈ શકે તે હેતુથી આ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી આ બધા જ રાજ્યોની હોસ્પીટલોમાં ઓક્સીજનનું વ્યવસ્થાપન તંત્ર ગોઠવવાની તાકીદ કરાઈ છે એવી જ રીતે ઓક્સીજન ઉત્પાદકોના બીલોની યૂકવણી સમયસર થાય જેથી ઓક્સીજનનો પુરવઠો અવિરત યાલુ રહે તે જોવા પણ સૂચના અપાઈ છે

બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા હતા તેમણે કહ્યું કે જી

જનરલ હોસ્પિટલ ખાતે આસિ કલેકટર મનીષ ગુરવાણીની નિમણૂક કરવામાં આવી છે હોસ્પિટલનું નિરીક્ષણ કરીને સંકલન કરશે આ અંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે આ મુજબ જણાવ્યું હતું

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી માધ્યમ વ્યાપક વરસાદની આગાહી કરી છે દરમિયાન કચ્છ જીલ્લામાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર રૂપે ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે નખત્રાણા તાલુકામાં દિવસોના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે તાલુકાના આણંદપર યક્ષ સાંયરા દેવપર જીયાપર માધાપર મંજલ પલીવાડ મોરગર સુખપર રોહા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે

તંત્ર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું